આ વિઘેયકને રાજયસભામાં પસાર કરવા માટે રજૂ કરતા શ્રી શાહે કહ્યું કે આ વિધેયકમાં ચોક્કસ સમુદાય વિરૂદ્વની જોગવાઇ છે તે અંગે ગેરસમજ ફેલાવાઇ રહી છે તે સાચી નથી

આ કોમોમાં હિન્દુ શીખ બૌધ્ધ જૈન પારસી અને ખ્રીસ્તીનો સમાવેશ થાય છે ઉત્તરપૂર્વ રાજ્યોના લોકોના એ ડરને દૂર કરતા ગૃહમંત્રીએ કહ્યું કે આ વિઘેયક તેઓના હિતને કોઇ અસર કરશે નહિં અને એનડીએ સરકાર તેઓના સાંસ્કૃતિક સામાજીક અને ભાષાકીય ઓળખ જાળવી રાખવા માટે વચનબદ્ધ છે શ્રી શાહે કહ્યું કે પડોશી દેશો પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બંગ્લાદેશના લોકો ધાર્મિક જલ્મનો સામનો કરી રહ્યા છે તેમના જીવનમાં એક નવો પ્રકાશ પાથરવાની આ વિઘેયકમાં જોગવાઇ છે તેમણે કહ્યું કે આવા લોકો જેઓ દાયકાઓથી ભારતમાં રહ્યા છે તેઓને દરેક જાતના અધિકારો અને સુવિધાઓ અપાશે શ્રી શાહે એમ પણ કહ્યું કે ભાજપે તેના ચૂંટણીઢંઢેરામાં દર્શાવ્યું હતું કે ભારતમાં આવા લોકોને ન્યાય અપાશે અને તેઓની યાતનાઓનો અંત લાવવા જરૂરી કાયદો લાવશે આ દરમિયાન કોંગ્રેસ ડાબેરી ટીએમસી એસપી ડીએમકે બીએસપી આરજેડી એનસીપી અને ટીઆરએસએ આ વિધેયક ગેરબંધારણીય છે તેમ જણાવી વિરોધ કર્યો હતો

આ ઉપરાંત આ કાયદાથી ભારતમાં વસતા પરંતુ નાગરિક અધિકાર અને સુવિધાઓથી વંચિત લોકોની અસ્થિરતાનો અંત આવશે નવી દિલ્ફી ખાતે આજે ભાજપ સંસદીય પક્ષની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વડાપ્રધાન મંત્રીની વાતને ટાંકતા કહ્યું કે આ કાયદો ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે મંત્રીએ રાજ્યસભા પણ આ વિધેયક બહ્મતીથી પસાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

આ વિધેયકને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતે રજૂ કર્યું હતું

વધુમાં એવી જોગવાઇ છે કે સિનિયર સિટીઝન કેર હોમ અને હોમકેર સર્વિસ એજન્સીની નોંધણી અને તેમાં લધુત્તમ ધોરણો જળવાઇ રહેવા જોઇએ

લોકસભામાં એક લેખિત જવાબમાં પ્રધાનમંત્રી કાર્યાલયના રાજયમંત્રી ડૉ જીતેન્દ્ર સિંઘે કહ્યું કે સ્ટાફ સિલેકશન કમિશન અને રેલવેમંત્રાલય દ્વારા યાર લાખથી વધુ જગ્યાઓ ભરવાની કામગીરી પ્રગતિમાં છે

જયાં નોંધણી કરાવવા ઇચ્છુક તેમના ઓનલાઇન ફોર્મ સુપ્રત કરી શકશે આ સુવિધા કેન્દ્રો જુદીજુદી કોલેજો અને હાયરસેકન્ડરી સંસ્થાઓમાં બનાવવામાં આવ્યા છે

નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટરના અધિકારીઓ આ કેન્દ્રો ઉપર ઉપલબ્ધ બનશે જે પરીક્ષાના ફોર્મ સુપ્રત કરવાના થતા હોય તેમને ટેકનીકલ સહાય પૂરી પાડશે

તેમાં જણાવાયું છે કે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આર બી શ્રીકુમાર રાફલ શર્મા અને સંજીવ ભટ્ટે તપાસમાં કેટલાક આક્ષેપો કર્યા હતા તે પાયાવગરના જણાયા છે ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પંચે આ અહેવાલ પાંચ વર્ષ પહેલાં આપ્યો હતો તે આજે રજૂ કરાયો હતો

તેમાં ગોધરા ટ્રેન સળગાવવાના બનાવના કારણો અને ત્યારબાદ થયેલા કોમી તોફાનોની તપાસ કરાઇ હતી

ઇસરોના ચેરમેન એન સિવાને જણાવ્યું કે શ્રીહરિકોટા સતીશ ધવન કેન્દ્ર પરથી રીસેટ ટુ બી

તે દ્વારા ખેતી ખનીજ વન તથા દરિયાકાંઠા માટીનું પૃથ્થકરણ આપત્તિ વ્યવસ્થાપન અને સરહદ પર દેખરેખ જેવી કામગીરી કરશે રીસેટ ઉપગ્રહમાં સીન્થેટીક અપેરચર રડાર છે જે દિવસે રાત્રે તથા વાદળછા વાતાવરણમાં પણ ફોટા લઇ શકે છે

સુરક્ષાના કારણોસર બાર બેઠકો પર મતદાન સવારે સાત થી બપોરે ત્રણ વાગ્યા સુધી યોજાશે બાકીની પાંચ બેઠકો માટે મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે

પી સિંગ અને નીરા યાદવ એજેએસયુ પક્ષના વડા સુદેશ મહતો જેવીએમ અધ્યક્ષ બાબુલાલ મારાંડી પૂર્વ રાજ્યમંત્રી રાજેન્દ્ર પ્રસાદસિંગ અને મહિલા પંચના પૂર્વ અધ્યક્ષ મહુવા માજીનો સમાવેશ થાય છે

જો કે તેમણે ઉમેર્યું કે હાલના કેટલાક પ્રતિભાશાળી બાબતોના સંદર્ભમાં કેટલીક મર્યાદાઓ છે શ્રી રિજીજુએ તાલીમ માટેના સમગ્ર આંતર માળખા માટે સમાજની સહાયની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો